આ અંગે જીલ્લા નાયબ ચૂંટણી અધિકારી શ્રી એમ

પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું હતું કે જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે કરછ જીલ્લામાં આજથી ઉમેદવારીપત્રો વિતરણ નો પ્રારંભ થયો છે

એકસોસેબીલીટી ની મુખ્ય ફરજો સુગમ નિર્વાચન માટીના પંચે આપેલા આદેશોના અમલીકરણની દેખરેખ રાખવાની રહેશે કરછ માટે આર એસ જાદવ ની નિમયુક્તિ કરવામાં આવી છે

મલિક તથા કરછ સેકટરના ડીઆઈજી એસ એસ દબાસે જાત મુલાકાત લીધી ફતી મુલાકાત દરમિયાન સીમાદળનાં વડાએ સરફદે એલર્ટ જાળવી રાખવા અને સાબદા રહેવાની ખાસ સુચના આપી ફતી કોટેશ્વર ચોકીએથી સ્પીડ બોટ મારફત જદી જદી ક્રીક ઉપરાંત લખપતનાં ફરામીનાણા બાદ રણક્ષેત્રની ધોળાવીરા સુધી સીમા પર તૈનાત અધિકારીઓ તથા જવાનોની મુલાકાત લઇ તેમનો જુસ્સો વધાર્યો હતો

અછત શાખામાંથી પ્રાપ્તી વધુ વિગતો અનુસાર ઢોરવાડાના પશુઓ માટે તંત્ર દ્વારા રૂ

ગૌશાળા પાંજરાપીળના પશુઓ માટે રૂ